આ ટૂર્નામેન્ટમાં સોરઠ લાયન્સ પાંચ રને મેચ જીતી વિજેતા બન્યું હતું

તમામ મતગણતરી કેન્દ્રો ઉપર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

અમારા પ્રતિનિધિ

ગાંધીનગરની પ્રતિષ્ઠાવાળી બેઠક પર ભાજપના અગ્રણી અને પક્ષ પ્રમ્રખ અમીત શાહ સામે કોંગ્રેસના સી

ચાવડા વચ્ચે સીધો જંગ છે આણંદ બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિયમંત્રી ભરત સોલંકી સામે ભાજપના રમેશભાઇ પટેલ અમરેલી બેઠક પર કોંગ્રેસના વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સામે નારણભાઇ કાછડીયા બનાસકાંઠા બેઠક ઉપર ભાજપના પરબતભાઇ પટેલ સામે કોંગ્રેસના પરથીભાઇ ભટોલ ચૂંટણી જંગમાં છે રાજકોટની બેઠક પર ભાજપના મોહનભાઇ કુંડારિયા સામે કોંગ્રેસના લલીતભાઇ કગથરા ઉમેદવાર છે પોરબંદર બેઠક પર ભાજપના રમેશ ધડ્ડક સામે કોંગ્રેસના લલીત વસોયા જ્યારે દાહોદ બેઠક ઉપર ભાજપના જસવંતભાઇ ભાભોર સામે કોંગ્રેસના બાબ્રભાઇ કટારા અને ભરૂચ બેઠક ઉપર ભાજપના મનસુખભાઇ વસાવા સામે કોંગ્રેસના શેરખાન પઠાણ છે પરંતુ ભરૂચ બેઠક ઉપર ત્રિકોણીય મુકાબલો એટલા માટે થવાનો છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના છોટ્ વસાવા અહીં ઉમેદવાર છે તો બારડોલી બેઠક ઉપર કોંગ્રેસના પૂર્વ કેન્દ્રિયમંત્રી ડો

આકાશવાણી સાથેની વાતચીતમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે શરૂઆતમાં પોસ્ટલ મતની ગણતરી કરવામાં આવશે ત્યારબાદ ઈવીએમની ગણતરી કરવામાં આવશે

ચૂંટણીપંચે તમિલનાડુના વેલ્લૌર બેઠક ઉપર નાણા શક્તિનો ઉપયોગ થવાના કારણસર આ બેઠકની ચૂંટણી રદ કરી હતી વેલ્લોર બેઠકની ચૂંટણીની નવી તારીખોની જાહેરાત કરાઇ નથી એવી જ રીતે આંધ્રપ્રદેશ ઓડિશા સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશ વિધાનસભાઓની ચ્રંટણીની મતગણતરી પણ આજે હાથ ધરાશે ઈવીએમના મતો અને વીવીપેટની સ્લીપ સાથે સરખામણી થવાની હોવાથી પરિણામો મોડી સાંજ સુધી જાહેર થવાની સંભાવના છે આ કામગીરી પ્રથમવાર થઇ રહી છે

આકાશવાણીના સમાચાર વિભાગ દ્વારા ચૂંટણીના વિશ્વસનીય અને તાજાં પરિણામોના પ્રસારણની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે

આ અંગે રાજ્યોના મુખ્ય સચિવ તથા પોલીસ મહાનિયામકને કાયદો અને વ્યવસ્થા તથા શાંતિ જાળવવા પર ભાર મ્રકાયો છે એક નિવેદનમાં ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મતગણતરીના સ્થળો અને ઇવીએમ રખાયેલા સ્ટ્રોંગરૂમોની સલામતી માટે પૂરતા પગલા લેવાની સૂચના આપી છે સૌરાષ્ટ્ર પ્રીમીયર લીગ ક્રિકેટ ટ્ર્નામેન્ટનું ગઇકાલે સમાપન થયું આ ટ્રર્નામેન્ટમાં સોરઠ લાયન્સ પાંચ રને મેચ જીતી વિજેતા બન્યું હતું

સોરઠ લાયન્સ વતી બોલર દેવાંગ કરમટા એ ત્રણ વિકેટ લીધી હતી